આજે આંતરરાષ્રીઓાય રેડિયો દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરાઇ

આજે લોકસભામાં કેન્દ્રિય અંદાજપત્ર પર થયેલી ચર્યાનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે સરકારે આફતને અવસરમાં પલટાવી છે તેમજ અર્થતંત્રના લાંબા ગાળાના વિકાસ માટે કેટલાક પગલા લીધા છે

બજેટમાં ગરીબો માટે કઈ જ નથી એવા વિરોધપક્ષના આક્ષેપોને નકારી કાઢતા સુશ્રી સીતારમણે કહ્યું કે શ્રેણીબદ્ધ યોજનાઓની જાહેરાત થઈ છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં કૃષિ પેદાશો માટે એક પણ માર્કેટીંગ સમિતી બંધ કરવામાં આવી નથી એપીએમસીના માળખાગત સુવિધામાં વધારો કરવા રાજ્યોને સહાય પૂરી પાડવાની જોગવાઇ કરવામાં આવી છે

આ વિધેયક પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે એનડીએ સરકારના આવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં પંચાયતી રાજ વ્યવસ્થા શરૂ થઇ છે

તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પ્રાથમિક છે

તેમણે કહ્યું કે પહેલા કોઇપણ રોકાણકારો જમ્મુ કાશ્મીરમાં રોકાણ નહોતા કરતા

આ યુધ્ધ ટેન્કને સ્વદેશીરૂપે ડીઝાઇન અને વિકસીત કરવામાં આવી છે

તેઓ કેરળમાં કોચી બંદરમાં આંતરરાષ્ટ્રીય ફઝ ટર્મીનલ સાગરીકાનું ઉદઘાટન પણ કરશે

વિશ્વ કઠોળ દિવસ પર રોમમાં આયોજીત આંતરરાષ્રી રથ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી ભાગ લેતાં દૃષિમંત્રી નરેન્લ સિંહ તોમરે કહ્યું કે ભારતે બીજની જાતોમાં સુધારા માટે કઠોળની ખેતી અને બજારમાં નવા ક્ષેત્રો પર ધ્યાન કેન્રિકેત કરાયું છે અને આ ઉપાયોથી ખેડૂતોને વધુ લાભ થશે તેમણે કહ્યું કે કઠોળના પાકોમાં વધુ સારી જાતોના વિકાસની દિશામાં નોંધપાત્ર કાર્ય થયું છે

કૃષિ મંત્રાલયે કહ્યું કે સરકારે હજી પણ ટેકાના ભાવે ડાંગરની ખરીદી યાલુ રાખી છે

કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો

શિક્ષણ સચિવે જણાવ્યું કે આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે

એક દેશ એક રેશન કાર્ડ વ્યવસ્થા લાગુ થવાથી આખા દેશમાં રાષ્રીપ્ય અન્ન સુરક્ષા કાયદા અને અન્ય કલ્યાણ યોજનાઓ હેઠળ કોઇપણ વ્યાજબી ભાવની દુકાનથી અનાજનો લાભ મળે છે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થતાં લોકોને આ સુધારાનો લાભ મળે છે રસીકરણ બીજો દેશમાં આરોગ્ય કર્મીઓને કોવીડની રસીનો બીજો ડોઝ આપવાનો આજથી આરંભ થયો

રેડિયો દિવસ સમગ્ર વિશ્વની સાથે દેશમાં આંતરરાષ્ટ્રીય રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી છે આ વર્ષે વિશ્વ રેડિયો દિવસનો વિષય છે નવી દુનિયા નવો રેડિયો ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ રેડીયો દિવસની બધાને શુભેચ્છા આપીને રેડિયોને માહિતી અને મનોરંજનનો મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખાવ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયોને સકારાત્મક અસર કરનાર અને સામાજીક સંબંધો સુદૃઢ બનાવનાર માધ્યમ તરીકે ઓળખાવ્યું છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રેડિયો દિવસની શુભેચ્છાઓ ટવીટર ઉપર આપતા જણાવ્યું હતું કે રેડિયો નેટવર્કનું વિસ્તરણ સતત થઇ રહ્યું છે

યુનેસ્કોએ રેડિયોને માનવતાના મુલ્યો ઉજવવાનું તથા લોકતાંત્રિક વિચારોના પ્રસાર માટેનું સશકત માધ્યમ ગણાવ્યું છે સમાજના વિશાળ વર્ગ સુધી પહોંચ ધરાવતા રેડીયોએ આપત્તિના સમયમાં પણ માહિતીના માધ્યમથી નોધપાત્ર કામગીરી કરી છે

મોઇન અલી વિરાટ કોહલીને શૂન્ય રને આઉટ કરનારો પહેલો સ્પીનર બન્યો હતો

તે અગાઉ આજે સવારે ભારતે ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનું પસંદ કર્યું હતું